સુધારાના અમલીકરણ માટે પ્રતિબદ્ધ છે આમ થવાથી સ્થાનિક કક્ષાએ વહિવટની કામગીરી મજબૂત બનવાની સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં વિકાસ કામોને ગતિ મળશે ભારતે અમેરિકા અને તાલીબાન વચ્ચે અફઘાનિસ્તાનમાં સધાયેલી સમજૂતીને આવકારતા જણાવ્યું છે કે શાંતિ અને સલામતી સ્થાપનારી બધી જ તકોને ભારત સમર્થન આપે છે

નોંધાયા છે આરોગ્ય સચિવ પ્રીતિ સુદાને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી છે

આજે બપોરે અમીત શાહ કોલકાતામાં જાહેર રેલીમાં સંબોધન કરશે તથા પશ્ચિમ બંગાળમાં ટૂંક સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીની વ્યૂહરયના ઘડવા તેઓ પ્રદેશ ભાજપના પદાધિકારીઓ સાથે મંત્રણા કરશે

એ કહ્યું છે કે ચીન સિવાય અન્ય દેશોમાં કોરોના વાઈરસના છ ફજારથી વધુ કેસો નોંધાયા છે ડબલ્યુ

ઓ

આ વાઈરસથી ચીન સિવાય અન્ય સ્થળોએ છયાંસી લોકોના મોત થયા છે છેલ્લાં યોવીસ કલાકમાં ઓગણીસ લોકોના મોત થાય છે

ચીન સિવાય વિશ્વના અન્ય ત્રેપન દેશો કોરોના વાઈરસની અસર હેઠળ છે ડબલ્યુ

તેઓએ કહ્યું કે કેન્દ્ર સંબંધિત મંત્રાલયે અને રાજ્યકક્ષાએ સાથે મળીને ઘણા સાવચેતીના પગલા લીધા છે આરોગ્ય સચિવે કહ્યું કે વૈશ્વિક દૃષ્ટિએ ખાસ કરીને ઇરાન ઇટાલી અને દક્ષિણ કોરીયાની પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્યોમાં સામાજિક દેખરેખ તથા વિમાન મથક અને સરહદ પર સ્થિત ચોકીઓ ઉપર સ્ક્રિનીંગની પ્રક્રિયા વધુ સઘન બનાવવાની આવશ્યકતા છે તેઓએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લોફીના નમૂના એકઠા કરવા અને તેની તપાસ કરવા માટે દિશા નિર્દેશોનું પાલન કરવાની સૂચના આપી હતી રાજ્યોને વિમાન મથક અનેસરહદની ચોકીઓ પર જનઆરોગ્ય અધિકારીઓને જરૂરી સહાયક આરોગ્ય કર્મચારીઓ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ પણ આપ્યો તેમણે જરૂરી વ્યક્તિગત સલામતી ઉપકરણો જેવા કે માસ્ક વગેરેને પૂરી માત્રામાં ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપી હતી